પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામીજીને ભાવભીની અંજલી આપતા જણાવ્યુ હતું કે સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિને વધુ સમદ્ર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યુ છે અને તેમના ઉપદેશો અને વિચારો આજે પણ પ્રસ્તુ ત છે આજે સવારે રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્યમથક બેલુર મઠ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિતે એક સભાને સંબોધન કરતી શ્રી મોદીએ જણાવ્યુ કે નાગરિક ત્વ સુ ધારા ધારો નાગરિકત્વ આપવા માટે છે કોઈના નાગરિકત્વને છુટા કરવા માટે નથી

જીલ્લા મથક ભુજમાં હમીરસર તળાવને કિનારે સ્વામીજીની પ્રતિમાને ભુજ નગર પાલિકા અને અન્ય સંસ્થાઓ ક્રારા પુ ષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો નગર પાલિકા અધ્યક્ષા શ્રીમતી લતાબેન સોલંકીકચ્છ મોરબી સાસંદ વિનોદ ચાવડા અને અન્ય અગ્રણીઓ દ્રારા હારારોપણ કરી અંજલી આપવામાં આવી હતી રામકૃષ્ણ યુ વક મંડળ ભુજ દ્રારા વિના મુલ્યે નેત્ર રોગ નિદાન યજ્ઞ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો પુર્વ કચ્છના ગાંધીધામમાં નેશનલ મેડિકો સંગઠન અને આરોગ્ય ભારતી દ્રારા સાયકલ રેલી યોજાઈ હતી નગર પાલિકા પ્રમુખ કાનજીભાઈ ભર્યા અને રામકૃષ્ણ સેવા કેન્દ્રના ટ્રસ્ટી મનિષ પંડ્યાએ રેલીને પ્રસ્થાન કરાવ્યુ ફતું આ રેલીમાં યારસો પયાસ જેટલા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો

ટી ઓ દ્રારા થયેલા વજન પાસિંગના વધારા મુજબ લિઝ્આઈટ પરિવહનમાં પણ વધુ વજન પાસિંગ અનુ સાર જી એમ ડી સી દ્રારા ડીઓ ફાળવવા રજુઆત કરવામાં આવ્યા છતાં પણ ડીઓ તે મુજબ ન ફાળવવામાં આવતા રાજયમંત્રી વાસણભાઈ આહિર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી રાજયમંત્રીએ ગાંધીનગર ખાતે આ પ્રશ્ને રજુઆત કરતાં જાન્યુ આરીથી વીસ ટનના ગુણાંક મુ જબ ડીઓ ફાળવવા નિર્ણય લેવામાં આવ્યો હતો આ ઉપરાંત સિઝનમાં લિઝનાઈટ વપરાશકારોને જરૂરીયાત મુજબનો માલ મળી રહે એ માટે ફ્રી સેલના ડીઓમાં પણ બે ગણો વધારો કરી આપવામાં આવ્યો છે આશુ તોષ અંતાણી નલિયા કાનુ ની શિબિર અબડાસા બાર એસોસિએશનની નવી કારોબારી રચના અને નલિયા અદાલતના નવા ભવનની બીજી વર્ષગાંઠ નિમિતે નલિયામાં છાત્રાલય હોલ ખાતે અબડાસા બાર એસોસિયેશન અને જિલ્લા કાનુની સેવા સતામંડળના સંયુક્ત ઉપક્રમે કાનુની શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું આ શિબિરમાં વી એલ હાઈસ્કુલસરસ્વતમ કન્યા હાઈસ્કુલ તથા તાલુકા શાળાના ધોરણ આઠ થી બારના વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ બી

પટેલ તથા ધારાશાસ્ત્રી લાલજીભાઈ કટુઆએ માર્ગદર્શન આપ્યુ હતું

જેના અંતર્ગત જિલ્લા મથક ભુજ ખાતે કચ્છ જિલ્લા યુ વા ભાજપ દ્રારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુ ભાઈ પટેલની આગેવાનીમાં આ મશાલ રેલી શહેરના મુ ખ્ય માર્ગો પરથી પસાર થઈ હમીસર તળાવના કિનારે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પુર્ણ થઈ હતી આશુ તોષ અંતાણી ક ચ્છ હવામાન આજે બપોર સુધી કચ્છમાં રહેલા સુર્યપ્રકાશિત વાતાવરણ પછી હવામાનમાં અચાનક પલટો આવતા જીલ્લામાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે

આજથી બે દિવસ ફળવા વરસાદની આગાહીને લીધે ખેડુતો તેમજ ઉતરાયણ ટાંકણે પતંગ રસિકોમાં ચિંતાની લાગણી જોવા મળે છે